આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે વર્ષોથી અમદાવાદની અંદર સારવાર અને નિદાન અંગે આ હોસ્પીટલ દ્વારા સુવિધાઓ ચલાવવામાં આવે છે અહીં અનેક કેમ્પોનું આયોજન કરવામાં આવે છે

જે સૌથી મહત્વનું સેવાકાર્ય છે સિપેટ અમદાવાદ ખાતે વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ માટે નવા છાત્રાલયનું તેમણે ઉદઘાટન કર્યું હતું તેમણે જણાવ્યું હતું કે પ્લાસ્ટીક અંગે જાગૃતિ લાવવી આપણી ફરજ છે પ્લાસ્ટીક ઇન્ડસ્ટ્રીઝ સાથે આ સંસ્થાના વિદ્યાર્થીઓનું ભાવિ જોડાયેલું છે

બેંગ્લોર લખનઉ પટના અને ગુજરાતના વટવા અથવા સુરતમાં કેમિકલ એન્જિનીયરીંગ ઇન્સ્ટીટયુટની સ્થાપના કરવામાં આવશે ભારતમાં દિવસે દિવસે પ્લાસ્ટીકનો વપરાશ વધી રહ્યો છે પ્લાસ્ટીકની સાથેસાથે સમસ્યાઓ પણ વધી રહી છે જેનું નિરાકરણ પણ આ સંસ્થાઓ આપે છે ગુજરાત પ્લાસ્ટીક અને કેમિકલ ઉપયોગ માટેનું હબ છે

સાણંદમાં પણ સિપેટનું કેન્દ્ર બનશે પ્લાસ્ટીકનો ઉપયોગ ઓછો થાય તે અંગે પ્રધાનમંત્રીએ ચિંતા વ્યકત કરી છે આ મામલે લોકોમાં જાગૃતિ આવે તે જરૂરી છે આ પ્રસંગે ડો કિરીટ સોલંકી મેયર બીજલબેન સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

ચોટીલામાં ભૂતપૂર્વ રાજવી સ્વર્ગસ્થ દાદાબાપુ ખાચર પરિવારના યજમાનપદે યોજાયેલી આ સમારોહમાં જાણીતા પત્રકાર અને મધ્યકાલિન ઇતિહાસના અભ્યાસું ઉદયસિંહ માહુરકરના હસ્તે તેનું વિમોચન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કાઠી સમાજના ભૂતપૂર્વ રાજવીઓ પુસ્તકના અનુવાદક સંપાદક ડોકટર પ્રદ્યુમન ખાચર સમાજના અગ્રણી વનરાજસિંહ ખાવડ વગેરેએ કાઠી સમાજને ક્રિવાજો ત્યજી શિક્ષણનો વ્યાપ વધારવા અનુરોધ કર્યો હતો

અરવલ્લી જિલ્લાના મુખ્ય ત્રણ જળાશયો માઝૂમ મેશ્વો અને વાત્રક જળાશયમાં પાણીની સારી એવી આવક નોંધાઈ છે

બેંગ્લોરમાં શરૂ થયેલી દુલીપ ટ્રોફી ક્રિકેટ સ્પર્ધાના ઇન્ડિયા રેડ ટીમનું સૂકાનીપદ પ્રિયાંક પંચાલને સોંપવામાં આવ્યું છે

દ્રલીપ ટ્રોપી માટેની કુલ ત્રણેય ટીમોમાં ગુજરાતમાંથી પ્રિયાંક પંચાલ ઉપરતાં સ્નેહલ પટેલ ધર્મેન્દ્રસિંહ જાડેજા અક્ષર પટેલ અને જયદેવ ઉનડકટનો સમાવેશ કરાયો છે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં સ્ટેપઅપ ફાઉન્ડેશન અને સ્ટીરિયો ઍડવાચર્સ દ્વારા રન બન મૈરાથનનુ આયોજન કરવામાં આવ્યું હતું

મોટી દમણ જેટી ઉપર પ્રતિસ્પર્દાઓ માટે મેરેથોન દોડ પહેલા જુમ્બા ડાન્સનુ આયોજન રાખવામાં આવ્યુ

યાદવ અને જિલ્લા પંચાયતના પ્રમુખ સુરેશ પટેલના હસ્તે પુરસ્કાર આપવામાં આવ્યુ હતુ